રાજયનો મુખ્ય સમારોહ એકતા સ્મારક કેવડીયા ખાતે યોજાયો છે આ ઉપરાંત સરદાર પટેલ મેમોરીયાલ શાહીબાગ અમદાવાદ અને સરદારશ્રીના વતન કરમસદ ખાતે પણ રાખવામાં આવ્યો છે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઊજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે સવારે કેવડીયા પહોંચી રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમ પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલી સાથે શ્રી મોદી ઉજવણીનો રાષ્ટ્રીય પ્રાંરભ કરાવશે ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની આટલી અનોખી ઉજવણી તેમની વિરાટ પ્રતિમા પાસે પહેલી વખત યોજાઇ રહી છે કેવડીયા નજીક પરેડ ગ્રાઉન્ડમાં કાલે સવારે એકતા પરેડ યોજાઇ છે જેમાં પ્રધાનમંત્રી મોદી સહિતના મહાનુભાવ હાજર રહેવાના છે દેશના વિવિધ રાજ્યોની પોલીસ ટ્રકડી આ એકતા પરેડમાં ભાગ લેવા માટે કેવડીયા પહોંચી છે સેન્દ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ સી આર પી એફ તથા એન એસ જીની કમાન્ડો ટ્રકડી દ્વારા કૌશલ્ય પ્રદર્શનનો કાર્યક્રમ પણ યોજાયો છે કેવડીયા ખાતે હાલ ટેન્ટસીટીમાં નવા પસંદ થયેલા સનદી અધિકારીઓના તાલીમ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના સમાપન કાર્યક્રમમાં શ્રી મોદી હાજર રહેશેક અને યુવા અધિકારીઓનું માર્ગદર્શન કરશે અત્રે યોજાયેલા વિશેષ પ્રદર્શનની પણ તેઓ મુલાકાત લેવાના છે રાજ્યના બધાં જિલ્લાઓમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટેની તૈયારીઓ કરવામાં આવી છે રાષ્ટ્રીય એકતા દિવસનો રાજયકક્ષાનો મુખ્ય સમારોહ અમદાવાદમાં યોજાશે

સાંસદો અને રાજયસ્તરના મંત્રીઓ પણ તેમના જિલ્લામાં આયોજીત એકતા દોડને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે તમામ જિલ્લાઓ અને મુખ્ય નગરોમાં એકતાદોડનું આયોજન થયું છે

ગઇકાલે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેરટેર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં અને ભારે વરસાદ થયો હતો ગઇ મધરાતે અમદાવાદ શહેર આસપાસના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત ભરૂચ રાજપીપળા મધ્યગુજરાતમાં વડોદરા પંચમહાલ આણંદ અને ખેડામાં વરસાદ તૂટી પડ્યો હતો જેતપુરના જેતલસર ગામે ધીમી ધારેવરસાદ વરસ્યો હતો તો રાજકોટ નજીક આવેલ તરઘડી ગામમાં પણ પવન સાથે વરસાદ પડચો હતો આ સિવાય જામનગરમાં પણ પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે રાજકોટ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે ગઇકાલે બપોર બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર મેઘરજ સહિતના વિસ્તારોમાં સતત એક કલાક સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયા વાતાવરણ વરસાદી માહોલ રહ્યો હતો

નવસારીમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો છે જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તો સુરત શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા ડાંગ જીલ્લામાં બપોર બાદથી વાતાવરણમાં પલટો આવતા સાપુતારા આફવા સુબીરમાં વરસાદ થયો હતો ગાજવીજ અને મુશળધાર વરસાદના કારણે સાપુતારા આવેલા સહેલાણીઓને મુશ્કેલી પડી હતી વરસાદને કારણે ડાંગરને નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યાં છે ભરૂચ અને અંકલેશ્વરમાં પણ વરસાદનાં ઝાપટાં નોંધાયા હતાં ક્યાર વાવાઝોડાના પગલે કચ્છમાં પણ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું કંડલા દરિયામાં ઉચા ઉછળી રહેલા મોજાના કારણે નજીકની વસાહતોમાં પાણી ધૂસ્યા હતા અંજારમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ભુજમાં પવન સાથે વરસાદી ઝાપટું પડવું હતું ગાંધીધામ ભચાઉ સામથિયાળી સહિતના સ્થળોએ પણ કમોસમી ઝાપટા નોંધાયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી વરસાદી માહોલ સર્જાયો હતો

ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્ય વરસાદ રહેશે સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે

રાણાવાવ નજીક આવેલ જાંબુવતી ગુફાએથી બરડા ડુંગરની પરિક્રમાનું પ્રસ્થાન થાય છે

આ તકે મહંત નિર્ભય દેવબાપુ સાંસદ રમેશભાઇ ધડક વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જાંબુવતી ગુફા સેવા મંડળ દ્રારા ચાર દિવસય પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે